પોસ્ટ બેન્કમાં વેપારી કરંટ ખાતુ પણ ખોલાવી શકશે મનરેગા તથા અન્ય સબસીડીની રકમ પણ પોસ્ટ બેન્કમાં જમા થશે આજથી ડાકિયા આયા બેંક લાયા એમ પીએમ મોદીએ જણાવ્યં

તેમણે ઉદ્દ્ઘાટન સંબોધનમાં ભારતીય ટપાલ બેંકની સેવાઓ ભારતમાં આર્થિક ક્રાંતિમાં નિર્ણાયક બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો મુખ્યમંત્રીએ ટપાલ બેંકના આરંભને લોકાભિમુખ વહિવટ તથા પારદર્શક અર્થતંત્રની દિશામાં કરાયેલી આગવી પહેલ તરીકે ઓળખાવી હતી શ્રી રૂપાણીએ કહ્યું કે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને તેમને મળવાપાત્ર નાણાં ટપાલે બેંકના ખાતાઓમાં સીધા મળતા થતા વચેટીયાનું દૂષણ નાબૂદ થશે

કચ્છમાં ભુજમાં ફેડ પોસ્ટ ઓફીસ ઉપરાંત મીરજાપર માનકુવા મંગવાણા અને કુનરિયામાં પેમેન્ટ બેન્ક શરૂ થશે ઇન્ડીયન પોસ્ટલ પેમેન્ટ બેન્ક મારફત લોકોને ઘર આંગણે બેન્કીંગ સુવિધા મળતી થશે તો આ બેન્કમાં પેપરલેસ કામગીરી થવાની જોવાના લીધે ડિઝીટલ ચુકવણાને વેગ મળશે

કડવા પ્રવચન તરીકે ઓળખાતી તેમની પ્રવચન શ્રેણી માટે તેઓ સૌથી વધુ લોકપ્રિય હતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના સંદેશમાં તરૂણ સાગર મહારાજના નિધનનું દૂઃખ વ્યકત કર્યુ હતું તેમણે જેન મ્રનિના અનુયાયીઓને દિલસોજી વ્યકત કરી છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂજ્ય તરૂણસાગર મહારાજ સાહેબના અવસાન અંગેઊંડા દ્વઃખની લાગણી વ્યક્ત કરીને તેમને શ્રદ્વાંજલી આપી છે મુખ્યમંત્રીએ અંજલી આપતા જણાવ્યું પૂજ્ય તરૂણસાગર મહારાજ સાહેબ જૈન સમાજના પ્રભાવી સંત હતા અને તેમણે ક્રાંતિકારી વિચારોથી સમાજને આપેલું માર્ગદર્શન ચિરસ્મરણીય રહેશે કારકારા પા ઘાસચા રાનો જથ્થો કચ્છમાં ઘાસની અછત સર્જાય નફીં અને કટોકટીના ઉદ્વવતા પ્રશ્નોને તાત્કાલિક હલ કરવા જિલ્લા વફીવટી તંત્રે છ અધિકારીઓને છ જિલ્લામાં મોકલી આપ્યા હોવાથી દરરોજ ગાંસડીઓની ગાડીઓની સંખ્યા વધીને ડબલ થઈ ફોવાથી થોડી રાફત થવાના એંધાણ મળ્યા છે આ વાતને ખુદ અધિક કલેક્ટર ડી

પટેલે સમર્થન આપ્યું ફતું

વધતી માંગને ધ્યાનમાં લઈ છ જિલ્લાઓમાં કચ્છના અધિકારીઓ રોકાય અને ત્યાંથી સંકલન સાધી ઘાસનો જથ્થો રવાના કરાવે તેવી વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય કલેક્ટર રેમ્યા મોફને લીધો ફતો